આ વર્ષે આ મહોત્સનું વર્ચ્યુલ માધ્યમથી આયોજન કરવામાં આવશે જેમાં દરેક રાજયની પ્રતિભાઓને સામેલ કરવામાં આવી છે ઉપરાંત વિવિધ સાહસિકસ્પર્ધાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુ રસ્કાર પણ અપાશે કેન્દ્રીય યુ વા કાર્યક્રમ અને રમતમંત્રી કિરણ રીજ્જુએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે આ મહોત્સવનો પ્રારંભ કરાવશે જેનું સમાપન સંસદના કેન્દ્રીય કક્ષમાં આયોજીત થનાર યુ વા સંસ્દ કાર્યક્રમ સાથે થશે

કોરોનાને પગલે શાળાઓ દ્વારા પૂ રી તકેદારી રાખવામાં આવી રહી છે શાળા સં યાલકો દ્વારા બેઠક વ્યવસ્થા સેનીટાઈઝેસન સહિતની બાબતો સુદ્રઢ કરવામાં આવી છે આ અંગે ભુજની વી ડી હાઈસ્કુલના આયાર્થ ડો ઊર્મિલ હાથી અને ભુજ તાલુકાની ઢોરી માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ શ્રી પી જી

જી